અને કેન્દ્ર્શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી ઉચ્યસ્તરીય બેઠક યોજશે

આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આઈઆઈટી ગુવાહાટીના દિક્ષાંત સમારોહમાં સંબોધન કરતાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે યુવા માનસનું સ્વપ્ન આગામી દિવસોમાં દેશની વાસ્તવિકતાને આકાર આપશે

સંશોધન માટે આ દિશામાં પૂરા પાડવામાં આવતા ભંડોળની પૂરતી જોગવાઈઓ છે

કોવિડ રોગયાળો સામે લડવામાં આઈઆઈટી ગુવાહાટીની ભૂમિકાની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સંસ્થા પૂર અને ભૂસ્ખલનને ઘટાડ વા તેમજ સંશોધન દ્વારા સ્થાનિક સંસાધનો અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે આ સંસ્થા ભારતીય જ્ઞાન સંસ્થા અને આપત્તિ વ્યવસ્થાપન અને જોખમ ઘટાડવાનું કેન્દ્ર સ્થાપવામાં ભૂમિકા ભજવશે આસામ અને ઉત્તર પૂર્વમાં સંસાધનો ભરપૂર છે અને આશા છે કે આઈઆઈટી ગુવાહાટી પૂર ભૂસ્ખલન અને આપત્તિ નિવારણમાં સહયોગ આપશે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે તેમના સંબોધનમાં કોવિડ રોગયાળા સામે લડવામાં સંસ્થાની ભૂમિકાની પ્રશંસા કરી શ્રી સોનોવાલે કહ્યું કે આઈઆઈટી ગુવાહાટીએ આપત્તિ વ્યવસ્થાપન અને જોખમ ઘટાડવામાં રાજ્યને લાભ આપ્યો છે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ નિશાંકે જણાવ્યું કે સંસ્થાએ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને વિદ્યાર્થીઓને ભાવિ પડકારો માટેની તૈયારી કરવા તાકીદ કરી હતી

તેમાં મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ તમીળનાડુ દિલ્હી અને પંજાબ છે

અન્ય પાંચ રાજ્યોની સાથે પંજાબ અને દિલ્હીમાં તાજેતરમાં નોંધાયે લા કેસોની સંખ્યામાં વધારો થયો છે

કેન્દ્ર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે અસરકારક સહયોગ અને સંકલનમાં કોવિડ વિરુદ્ધ લડત આપી રહ્યા છે કેજ્ર સરકાર આરોગ્ય સેવાઓ અને તબીબી સાધનોને આગળ વધારવા માટે સમર્થન કરી રહી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એઇમ્સ નવી દિલ્હીના સહયોગથી હાથ ધરાયેલી ઇ આઇસીયુ ટે લિ પરામર્શ દ્વારા આઇસીયુમાં ડોકટરોની ક્લિનિકલ મેનેજમેન્ટ ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારણા કરવામાં આવી છે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષાથી હોસ્પિટલોમાં ઓક્સિજનની પૂરતી ઉપલબ્ધતા અને કોવિડ આરોગ્યસંભાળ સુવિધાઓની ખાતરી કરવામાં આવી છે સકારાત્મક કેસોના નિયંત્રણ દેખરેખ પરીક્ષણ અને કાર્યક્ષમ ક્લિનિકલ મેનેજમેન્ટમાં તેમને ટેકો આપવા માટે કેન્દ્ર નિયમિત રૂપે તબીબી ટીમ નિયુક્ત કરે છે

સવારે ઉપસભાપતિ હરિવંશ વિરોધ કરી રહેલા સભ્યોને મળ્યા હતા અને તેમને યા પીવડાવી હતી

આ હથિયારો અને દારૂગોળી આતંકવાદીઓ માટે સરહદ પારથી ડ્રોન દ્વારા છોડવામાં આવ્યા હતા સરહદ પરથી હથિયારો અને દારૂગોળો ડ્રોન વડે છોડવાની બાબત એક નવી ઘટના છે જેને સરહદ પારથી આતંકવાદીઓ અપનાવી રહ્યા છે

કથુઆ જિલ્લાના હિરાનગર સેક્ટરના રથુઆ વિસ્તારમાં સરહૃદ સુરક્ષા દળના જવાનો દ્વારા આ રીતના હૃથિયારોથી ભરેલા ડ્રોન ઉડાડી દેવામાં આવ્યું હતું

રાજ્યસભાએ આજે આ ખરડાને મંજૂરી આપી દીધી છે લોકસભાએ અગાઉ બંને ખરડાને પસાર કરી દીધા હતા આ બિલ ગુજરાતની રક્ષાશક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરે છે ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ આ અંગે વાત કરતાં કહ્યું કે પોલીસ તાલીમ પ્રણાલીને મજબૂત બનાવવી એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વ્રષ્ટિ છે વાયએસઆર કોંગ્રેસના વિજયસાઇ રેડ્ડી જેડીયુના આરસીપી સિંઘ ટીડીપીના કે રવિન્દ્ર કુમાર બીજેડીના મોઝીબુલ્લા ખાને કાયદાને ટેકો આપવા માટેના બિલ પર ચર્ચા કરી હતી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરશે અને યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્વ ની સંસ્થા જાહેર કરે છે ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ બિલ અંગેની ચર્ચાના જવાબમાં જણાવ્યું કે ગુનાહિત બનાવની તપાસમાં ફોરેન્સિક સ્કેન્સ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે બીજેડીના મોઝીબુલ્લા ખાને ચર્યામાં ભાગ લેતાં કહ્યું કે ન્યાય વિતરણ પ્રણાલીમાં ગુનાહિત ન્યાય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી આ યુનિવર્સિટીની સ્થાપના સંશોધનને પ્રોત્સાહન આપશે

વિશ્વ ગેંડા દિવસ નિમિત્તે સંદેશમાં શ્રી જાવડેકરે જણાવ્યું કે પર્યાવરણ મંત્રાલયે એક શિંગડાવાળા ગેંડા માટે રાષ્ટ્રીય સંરક્ષણ વ્યૂહરચના શરૂ કરી છે ગેંડા સંરક્ષણ માટે ઘાસના મેદાનોને પણ સમૃદ્ધ બનાવવામાં આવ્યાં છે જે હવામાન પલટાના નકારાત્મક પ્રભાવોને ઘટાડવામાં મદદ કરે છે ભારત માટે રાષ્ટ્રીય ગેંડા સંરક્ષણ વ્યૂહરચના હેઠળ ગત વર્ષે એક શિંગડાવાળા ગેંડાઓને બયાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેનો હેતુ પ્રજાતિના સંરક્ષણ માટે કામ કરવાનો છે પંચ ઉદ્દેશોમાં સુરક્ષાને મજબૂત બનાવવી વિતરણની શ્રેણીમાં વધારો કરવો સંશોધન અને નિરીક્ષણ કરવું અને પૂરતું અને ટકાઉ ભંડોળ જેવી બાબતો સામેલ છે

આંતરરાષ્ટ્રીય યુનીયન ફોર કન્સર્વેશન ઓફ ને ચર આઈયુસીએનની ભયજનક યાદીમાં એશિયામાંથી મોટા સસ્તન પ્રાણીની સૂચિમાં ગેંડાનો સમાવેશ થાય છે